શ્રી મોદીએ સહરાનપુરના એક નાગરિક દ્વારા મળેલ પત્રને યાદ કરતાં આજે સવારે ટ્રવીટર પર આ માહિતી આપી હતી સહરાનપુરના આ નાગરિકે સ્વચ્છ ભારત મિશનને સમર્થન કરતાં અન્ય લોકોને આ અભિયાનમાં સહયોગ કરવા અપીલ કરી છે

ગુજરાત મુલાકાત દરમ્યાન પ્રધાનમંત્રી શ્રી મોદી જુનાગઢ ફ્હરમપુ ર વલસાડ અને ગાંધીનગરમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે અને જુનાગઢમાં જાહેરસભાને સંબોધી ચું ટણી પ્રચારનો પ્રારંભ કરશે

એમ દ્વારા કેન્દ્ર સરકાર સમક્ષ આ મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો તે અનુ સંધાને આઇ

એમ બેંગ્લોર દ્વારા વિદ્યાર્થીઓ ગ્રેજ્યુ એટ હોય કે માસ્ટર્સ એ ડીગ્રી ધ્યાને લીધા વિના પીએચડીમાં પ્રવેશ શક્ય બનશે

બોર્ડ પાસે અંગ્રેજી માધ્યમની શાળાઓ દ્વારા સંસ્ક્રતના પેપરમાં જવાબો ગુજરાતી માધ્યમમાં લખવા દેવાની રજુઆતો આવી હતી

ટી ઓ

આ અંગે મળેલ વિગત મુજબ ભુજથી પાકિસ્તાની માછીમારોને વાઘા સરહદે લઇ જતી પોલીસની બસ અને ટેમ્પો તથા દ્રક વચ્ચે આ અકસ્માત સર્જાથો હતો

કચ્છના ઘણા પ્રશ્નો હલ કરવા અંગે સક્રીય રહ્યા હતા